માં ઝડપી નિકાલ લાવવામાં આવશે

સંસદસભ્ય કે

ગાંધીનગર ખાતે રાજ્યના જીલ્લા કલેકટરોની યોજાયેલી કોન્ફરન્સ માં મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફ્લેગશિપ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પર બુલેટ ગતિએ કામગીરી યાલી રહી છે

શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે વિવાદિત જમીન સંદર્ભે એસ

ગાંધીનગર ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત શાખાની વાર્ષિક બેઠકને સંબોધતા રાજ્યપાલશ્રીએ ઉમેર્યુ કે માનવીય સેવાના ઉદાત અભિગભ દ્વારા સ્વૈચ્છિક સેવાને સમર્પિત આ સંસ્થાએ અનેક કિર્તીમાન સ્થાપિત કરવાની સાથે ગુજરાતનું નામ દેશભરમાં રોશન કરીને આપણું ગૌરવ વધાર્યુ છે રેડક્રીસ સોસાયટીને બ્રિટીશ મેડિકલ કાઉન્સીલ જર્નલ દ્વારા બેસ્ટ હેલ્થ કેર ઇનોવેટીવ એવોર્ડ પ્રાપ્ત થયો છે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે કહ્યુ કે બ્રેઇન ડેડ વ્યક્તિઓના જીવન અંગોનું વધુ ને વધુ પ્રત્યારોપણ થાય તે માટે જનજાગૃતિ આવે તેવા સહિયારા પ્રથાસો કરવા પડશે તેમણે કહ્ય કે આ માટે રાજ્ય સરકારે સોદ્ટોનો કાયદો પણ બનાવ્યો છે જેમાં બ્રેઇન ડેડ વ્યક્તિનો પરિવાર ઇચ્છે તો તેના અંગનું ટ્રાન્સપ્લાન્ટ કરે તો અન્ય વ્યક્તિની જિંદગી બચી શકશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરણાથી શરૂ થયેલા પોષણ અભિયાન માં પાલક વાલી બનવાની એક નવતર પહેલ શરૂ થઈ છે

પટેલ પારડીમાં વૃધ્ધ સહાયના હકમો એનાયત કરતાં જણાવ્યું હતું કે કેન્દ્રની મોદી સરકાર અનેકવિધ યોજનાઓના અમલીકરણ થકી છેવાડાના માનવી સુધી પહોંચી છે

જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ઉદ્યોગોના ઝડપી વિકાસ માટે લીઘેલા નિર્ણય અંગેની સમજ અને તેના અમલીકરણ અંગે એક માર્ગદર્શક સેમિનાર સાબરકાંઠા જીલ્લા કલેકટર શ્રી સી

પટેલની અધ્યક્ષતામાં હિંમતનગર ખાતે હોટલ માઇલસ્ટોનમાં યોજવામાં આવ્યો હતો

વિશ્વકર્મા જયંતિ વિશ્વકર્મા દાદાની જન્મજ્યંતિ નિમિત્તે ગુજરાતભરમાં આજે કાર્યક્રમો યોજાયા હતા અરવલ્લી જિલ્લાના મોડાસા અને ધનસુરામાં સથવારા કડિયાપંચાલ અને લુહાર સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી મોડાસાના કડિયાવાડા તેમજ ગણેપુર ગામે વિશ્વકર્માદાદાની શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા મોડાસા તેમજ ધનસુરા ખાતે શોભાયાત્રા નિકળી હતી જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા

બંને યુવાન સિંહ જ્યાં જ્યાં વિહાર કરે છે તે ટેકરાળ ગામડાઓમાં આવેલા ખુલ્લા કુવાઓ ઉપર સંરક્ષણ દિવાલ એટ્લે કે કઠેડો બાંધવાની યોજના વન વિભાગે શરૂ કરી છે ઉપરાંત ખેડૂતોની સુરક્ષા માટે માંચડા બનાવવાની સમજણ અને સહાય આપતી યોજના પણ અમલમાં મુકાઈ છે જેનો લાભ મેળવનાર ગામડાઓમાં રેશમિયા કાળાસર રાજપરા કાબરણ ગુંદા ભોજપરા મહિદડ ખેરાણા ચોબારી સણોસરા ત્રંબોડા ધરમપુર અને રામપરા વગેરેનો સમાવેશ થાય છે તેમ નાયબ વન સંરક્ષક હરેશભાઈ મકવાણાએ જણાવ્યું છે